કેન્દ્ર સરકારે નક્કી કરેલા ઊંચા દંડને રાજ્ય સરકારે ઘટાડ્યો છે

વાફન ચાલકે લાયસન્સ સફિતના જરૂરી દસ્તાવેજો ડિજિટલ ફોર્મમાં એટલે કે મોબાઈલ ફોનમાં સેવ કરેલા ફશે અને સંબંધિત અધિકારી માગે ત્યારે બતાવશે તો એ માન્ય ગણાશે એવી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે તેમ પણ શ્રી રૂપાણીએ જણાવ્યું છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ગાંધીનગર રાજભવન ખાતે હોદાના શપથ લેવડાવ્યા ફતા આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજય ડુપાણી અને તેમના મંત્રીમંડળનાં વરિષ્ઠ સભ્યોમુખ્યસચિવ શ્રી જે

સિંઘ તેમજ અન્ય મફાનુભાવો ઉપસ્થિત રહ્યા ફતા અગાઉ ગયા રવિવારે સર્વોચ્ય અદાલતના કોલેજીયમની ભલામણના આધારે કેન્દ્રના કાયદા મંત્રાલય દ્વારા ન્યાયમૂર્તિ વિક્રમનાથની ગુજરાત વડી અદાલતનાં મુખ્ય ન્યાય મૂર્તિ તરીકે નિમણુક કરવામાં આવી હતી એક વર્ષ થી ખાલી પડેલી આ જગ્યા ઉપર કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શ્રી અનંત દવે સેવાઓ આપી રહ્યા હતા

સુત્રોની વિગતો મુજબ જે નવ ડેમો છલકાઈ ગયા છે એમાં ટપ્પર ગોધાતડ સાન્દ્રોજંગડીયાકૃતેફગઢબેરાચીયા ગજણસર સુવઈ અને મિટી ડેમનો સમાવેશ થાય છે જ્યારે નરા ડેમ ઓગની જવાની તૈયારીમાં છે

ભુજ સહીત વિવિધ નગરી અને ગામોમાં કલાત્મક તાજીયા નીકળ્યા છે જે જોવા માર્ગો પરું મોટી મેદની જમા થઇ છે મોડેથી તાજીયા ઠંડા કરવામાં આવશે

ઓમ ફાઉન્ડેશન જાયન્ટગ્રુપ ભુજ સાફેલી ગ્રુપ અને વ્હાઈટ ઈગલ ગ્રુપનાં સફયોગથી તેનું આયોજન થયું ફતું ટપકેશ્વરી ખાતે મંદિરનાં પ્રાંગણમાં મિશન ગ્રીન ગુજરાતના પ્રણેતા શાંતિભાઈ પટેલ અને અન્ય સભ્યોના ફસ્તે વુક્ષારોપણ કરાયું ફતું

તાવ ઉપરાંત ઝાડા ઊલટી અને પેટની બીમારીના કેસોમાં નોંધપાત્ર વધારી થયો છે નલિયા ખાતેની રેફરલ જ્રેસ્પિટલમાં ઓ પી ડી માં મોટા પાયે વધારો નોંધાયો છે

આ શાળા તેમજ શહેરની અન્ય શાળાઓના દશમાં અને બારમાં ઘોરણના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરાયું ફતું આ પ્રસંગે સંસદ સભ્ય વિનોદ ચાવડા જીલ્લા શિક્ષણધિકારી ભગવાનજી પ્રજાપતિ વગેરેએ પ્રવચનો કાર્ય ફતા સંસ્થાના કાર્યકારી અધ્યક્ષ અરવિંદ રાવલે ઉપસંફાર વિધિ કરી ફતી મંત્રી અબ્દલ ગફર શેખે સ્વાગત કર્યુ હતું